આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં તેમણે એ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો કે આત્મનિર્ભર ભારતની ઝુંબેશ અંતરીયાળ ગામો સુધી પહોંચી રહી છે

રમણ દ્વારા રમણ પ્રભાવની અદભુ ત શોધની જાહેરાતથી ભારતીય વિજ્ઞાનમા નવા અધ્યાયનો પ્રારંભ થયો હતો શ્રી મોદીએ યુ વાનોને વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો અંગે વધુ માં વધુ માહિતી મેળવવા અને સંશોધકની દ્રષ્ટિ કેળવવાનો અનુ રોધ કર્યો વિજ્ઞાન આત્મનિર્ભર ભારત ઝુંબેશમાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું દરવર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા પે યર્યા કાર્યક્રમ યોજાવાનો છે જેમાં સહભાગી થઇ પોતાના અનુ ભવોનું આદાન પ્રદાન કરવા શિક્ષકો વિદ્યાર્થીઓને અનુ રોધ કર્યો હતો

દરેક મતદારને કોરોના ગાઈડલાઇન્સ ફેઠળ માસ્ક સેનેટાઈઝર અને હાથમાં પહેરવાના પ્લાસ્ટિકના મોજા અપાઈ રહ્યા છે હાલ સમગ્ર જિલ્લામાં શાંતિ પૂર્ણ મતદાન થઈ રહ્યું